વિદ્યાનસભા ગહમાં આજે એજન્ડા મુજબ બે બઠકો મળી હતી પહેલી બેઠકમાં ચાર સુધારા વિધેયક પાસ કરવામાં આવ્યા હતા

આ સાથે વિધાનસભામાં તારાંકિત અને અતારાંકિત પશ્નો પર ચર્ચા કરવમાં આવી હતી આ ઉપરાંત વિધાનસભા સાથે ગજરાતના પ્રણેતા શ્રી ઈન્દ્રલાલ યાજ્ઞિકની જન્મજયંતિ નિમિતે તેમના ભવ્ય તૈલીચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતો

રાજ્યમાં સરકાર દ્વારા પીવા માટે સમુદ્રના ખારા પાણીને પીવાલાયક પાણી કરવા માટે કરેલા આયોજન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા મંત્રી શ્રી પરબતભાઇ પટેલે જણાવ્યુ હતું કે રાજ્યના સૌરાષ્ટ્ર તથા કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર જિલ્લાના જોડિયા ગીરસોમનાથ પોરબંદર ભાવનગર દેવભૂમિ દ્વારકા તથા અમરેલી જિલ્લાના પીપાવાવ તથા કચ્છના માંડવી અને મુન્દ્રા સહિતના સ્થળો નજીક વિવિધ ક્ષમતાના સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાનિક વસ્તીની જરૂરિયાતો ને ધ્યાને લઈને સ્થાપવા નિર્ણય કરવામાં આવ્યો છે

શિક્ષણ સંઘના હોદદારો અને શિક્ષણ મંત્રો શ્રો ભુપન્દ્રસિહ ચુડાસમાનો થયલ બેઠકમાં સમાધાન થયું છે અદાજે બે હજારથી વધુ શિક્ષકોનો અટકાયત કરાઈ હતી

અમારા સવાદદાતા આર સરવૈયા જણાવ છે કે જોકે આજે શિક્ષણકાર્ય ચાલુ રખાયું હત તો મખ્યમંત્રી વિજ યભાઈ રૂ પાણી એ રાજયના એસ ટી

આ ત્રણ મંત્રીઓમાં નાયબ મખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આર

ફળદ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવશ થાય છે મખ્યમંત્રી એ કમચારીઓને અનુરોધ કર્યો છે કે સરકારે ભુતકાળમાં અને હાલમાં પણ વાતચીત અને વાટાઘાટોથી સમસ્યાઓન નિવારણ ની ભૂમિકા નિભાવી છે ત્યારે આદોલનકારી કર્મચારીઓ આ સમિતિ સાથે વાતચીત અગે સકારાત્મકતા દાખવે અને વાટાઘાટો માટે આગળ આવ

તે હેતુ થી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવાની બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે દેશના ચટણી પંચ દવારા ખાસ ઝુંબશ કેમ્પન આયોજન કરાય છે

ગત બીજી જાન્યુઆરીથી અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ અત્યાર સુધી છસો જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે